ઉપરાંત અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારોમાં પીવાના પાણી માટે હપપ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે

મંત્રીશ્રી વસાવાએ જણાવ્યું કે રાજ્યમાં વ્રક્ષો અને વન્ય જીવ સમ્રદ્વિમાં ઉત્તરોત્તર વધારો થયો છે

આદિજાતિ વિકાસ મંત્રીક્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે આદિજાતિ બાળકોને શિક્ષણ સાથે શારીરિક તંદુરસ્તી ખાસ ચિંતા કરી દૂધ સંજીવની યોજના અતંગંત દુધ આપવામાં આવે છે મહિસાગર જિલ્લામાં દુધ સંજીવની યોજના અંતર્ગત મંત્રીશ્રીએ જણાવ્યું કે મહિસાગર જિલ્લામાં તા

ગુજરાત વડી અદાલતના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના પેટ્રોન ઇન ચીફ શ્રી અનંત દવેના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન દ્વારા દરેક જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષોને વધુને વધુ કેસોનો નિકાલ થાય તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ગુજરાત એસ ટી દ્વારા મુસાફરોને એસ ટી

ગયા મહિને દિલ્હીમાં કરાટેની રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાત માટે સૌ પ્રથમ વખત સુવર્ણ ચંદ્રક જીતનાર અમદાવાદની પ્રિયંકા રામી અત્યારે ઉઝબેકીસ્તાનના તાર્શ્કંદમાં એશિયન ચેમ્પીયનશીપમાં ભાગ લઇ રહી છે

આ નિમિત્તે રાજ્યના અનેક મંદિરોમાં આજે સવારે ગુરુવંદનાના કાર્યક્રમો યોજાયા હતા તેમજ રાત્રે સંતવાણીના કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે આવેલા શ્રી સંતરામ મંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઇ હતી

ભજન ક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમમાં લાખો શ્રદ્વાળુઓએ આજે બજરંગદાસ બાપાની ગુરુવંદના કરી હતી બાપા સીતારામના નાદ મંગળા આરતી પૂજન અર્ચન સાથે ધાર્મિક કાર્યક્રમોનો આરંભ થયો હતો ધ્વજા પૂજન ધ્વજાદંડ આરોહણની વિધિ પૂર્ણ થયા બાદ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે લાખો શ્રદ્વાળુઓએ ગુરુવંદના કરી હતી ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે

રમેશભાઇ ઓઝાએ સમગ્ર જગતનું અસ્તિત્વ એવા ભગવાનને પરમગુરુ જણાવી વર્તમાન તમામ સાધુ સંતોને વંદન કર્યા હતા

આ પ્રસંગે ભજન સંધ્યા અને મહાપ્રસાદનું આયોજન થયું હતું

ગ્રહણના કારણે રાજયનાં મંદિરોમાં દર્શન મંગળા આરતી તથા પૂજનના સમયમાં ફેરફાર કરાયા છે અંબાજી સોમનાથ બહુચરાજી મંદિર સહિતના અગ્રણી મંદિરોમાં મહાઆરતીના સમયમાં ફેરફાર થયો છે આજે પુજા અર્ચન ઉપર ગ્રહણનો વેધ લાગતો હોવાથી અંબાજી મંદિર નાં દર્શન આરતી નાં સમય માં ફેરફાર કરવામાં આવ્યો છે સાંજની સાત વાગ્યાની આરતી બપોરે સાડા ત્રણે વાગે થયા બાદ મંદિરના દ્વારા બંધ કરાયા અને આવતીકાલે સવાર ની આરતી નવ વાગે કરવામાં આવશે ડાંગ જિલ્લામાં હાલ તેરાપર્વ ઉજવાઇ રહ્યો છે